એટલું જ નહીં પણ પી

ખેડૂતો પોતાની કૃષિ ઉપજો વધુ નફો આપતા બજારમાં મોકલી શકે તે હેતુથી સરકારે કિસાન રેલ અને કિસાન ઉડાન યોજનાઓ શરૂ કરી છે પ્રધાનમંત્રીએ ભાર પૂર્વક કહ્યું કે દરેક સરકારે ક઼ષિ ક્ષેત્રના સુધારાની હિમાયત કરી હતી

એવી જ રીતે ગરીબોને વાજબી દરે અનાજ આપવાની યોજના પણ યથાવત રખાશે કોલેજ શરૂ સમગ્ર રાજ્યમાં આજથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ વધુ ન તા

કોલેજોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ માસ્ક તથા સેનીટાઈઝરનો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે અંતિમ તથા પ્રથમ વર્ષના વર્ગોમાં શિક્ષણ શરૂ થયા પછીની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોલેજમાં બીજા વર્ષનું શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે

વડનગર જૂના અવશેષો મહેસાણા જિલ્લાના વડનગરમાં અમરથોળ નજીક જ્યાં અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે ત્યાં કેન્દ્રિય પુરાતત્વ વિભાગ દ્વારા નગરના પેટાળમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા ફરી ઉત્અનન શરૂ કરાયું છે

જૂના અવશેષો પણ મળી આવ્યા છે શંખની કલાત્મક બંગડીઓ ચાંદી તાંબા પિત્તળના સિક્કા માટીના વાસણો અને મકાનો પણ મળી આવ્યા છે કોઇ પ્રજાતિનો વસવાટ હોવાના પુરાવા મળી રહ્યા છે નાની ગટર નગરને ફરતો કોટ મળી આવ્યો છે

મેડીકલ કોલેજ ખાતે રસીકરણ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે આજે બી

મેડિકલ કોલેજના એક હજાર તબીબી વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોને રસી આપવામાં આવશે

મેડિકલ કોલેજના મેડીસીન વિભાગના વડા ડો કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્નીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો

ભારતીય રેલ કેટરીંગ અને ટુરીઝમ કોપોરેશન દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે કોવિડ મહામારી દરમ્યાન આ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું

ગુજરાતમાંથી માત્ર વડનગર તાલુકાના સુંઢિયા ગામને પસંદ કરાયું છે

ડ્રોન નિષ્ણાત તથા પ્રાઇમ યુએવીના ફાઉન્ડર સંદિપ પટેલે જણાવ્યું કે સુંઢિયામાં ડિજીટલ સ્કાય પ્લેટફોર્મ પર રજીસ્ટ્રર થયેલા ડ્રોન કોઇ પણ પરવાનગી વગર હવે ડ્રોન ફલાય કરી શકાશે રાજ્યભરના રજીસ્ટ્રર ડ્રોન માલિકો અહીં આવશે